તેમણે કહ્યું કે દેશમાંથી બ્લેક ઈકોનોમી ખતમ થાય અને વ્હાઈટ ઈકોનોમીને પ્રોત્સાહનથી નયા ભારતના નિર્માણમાં આવકવેરા વિભાગે અહમ ભૂમિકા ભજવવાની છે પ્રામણિકતાથી આવકવેરો ભરવામાં ગુજરાત અગ્રેસર છે અને આવકવેરા વિભાગ દ્વારા મૈત્રીપૂર્ણ વાતાવરણ બનાવવાની કરાયેલી શરૂઆતના કારણે કરભરનાર લોકો પણ કર ભરવા આગળ આવશે આ પ્રસંગે મુખ્યમંત્રીએ વરિષ્ઠ કરદાતાઓ તથા શ્રેષ્ઠ કામગીરી કરનાર આવકવેરા કર્મચારીઓના સન્માન કર્યા હતા મુખ્યમંત્રીએ વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને પુરસ્કૃત કર્યા હતા યુવા સ્ટાર્ટઅપ માટેના સુવિધા કેન્દ્રનો પ્રારંભ કરાવ્યો હતો

અંદાજપત્ર નાણાંમંત્રી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલે જણાવ્યું છે કે રાજ્યના શ્રેષ્ઠ નાણાકીય વ્યવસ્થાપન અને શ્રેષ્ઠ નાણાકીય શિસ્ત થકી આજેપણ ગુજરાત દેશનું રોલ મોડેલ છે

એસ ટી

જેમાં ગુજરાત દેશમાં બીજા ક્રમે છે

એસ ટી

નાણા વિભાગની અંદાજપત્રીય માંગણીઓ વિધાનસભામાં મંજૂર કરવામાં આવી છે

શહીદ મહંમદ આરીફ જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાન સરહદે દેશની રક્ષા કાજે શહીદ થયેલા વડોદારના વીર મહંમદ આરિફના પાર્થિવ દેહને ગઈકાલે ગોરવા કબ્રસ્તાન ખાતે પૂરા લશ્કરી સન્માન સાથે અંતિમક્રિયા કરવામાં આવી બે કિલોમીટર લાંબી અંતિમયાત્રામાં આર્મીના જવાનો સાથે હજારોની સંખ્યામાં લોકો શ્રદ્ધાંજલિ આપવા ઉમટ્યા હતા વીર શહીદ આરીફ અમર રહો હિન્દ્રસ્તાન ઝિંદાબાદ જેવા નારા લલકારવામાં આવ્યા હતા આ અંગે અમારા વડોદરા પ્રતિનિધિનો એક અહેવાલ

જૂનાગઢ રાજકોટ વંથલીમાં બે ઇંચ જેટલો વરસાદ થયો હતો

અમારા નવસારી જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે જિલ્લામાં ગઈકાલે દિવસ દરમિયાન ભારે ગરમી બાદ સાંજે વાદળોના ગડગડાટ અને વીજળી ચમકારા વચ્ચે વરસાદ વરસ્યો હતો

પાટનગર ભૂજના ઘણા વિસ્તારોમાં હળવા વરસાદનું ઝાપટું પડતા ઘણા સ્થળોએ માર્ગો પર પાણી વહી નીકળ્યા હતા વરસાદના અભાવે પાક નુકશાનના કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ બગડી રહી છે આ સંજોગોમાં કુષિ વિભાગે આકસ્મિક પાક આયોજન જાહેર કર્યું છે કૃષિ નિષ્ણાંતોના મતે અત્યારે વરસાદ ખેંચાતા ખેડૂતોએ બાકી રહેતી જમીનમાં તલ બાજરી મગ મઠ જુવાર દિવેલા સહિતનું વાવેતર કરવું તેમજ ટૂંકાગાળાના પાકનું વાવેતર કરવું

તાલુકા કક્ષાના ઔદ્યોગિક ભરતી મેળા ઉપરાંત સ્વરોજગાર શિબિરનું પણ આયોજન થયું છે તેમાં ધોરણ દસ અને બાર પાસ ઉપરાંત આઇ ટી

ના વ્યવસાય તાલીમાર્થીઓને રોજગારની તક મળશે